જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે અમદાવાદ જિલ્લામાં રિવર્સ ક્વોરંટિન અમલી બનાવીને કોરોનાની તીવ્રતાને ઓછી કરાઈ છે

કેન્સર હાર્ટ ઈમ્યુન સીસ્ટમ નબળી હોય નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો નો આમાં સમાવેશ કરવામાં આવે છે તેઓએ જણાવ્યું કે ગ્રામથોદ્વા કમિટી અમદાવાદ જિલ્લાની પહેલ હતી જેની ભારત સરકારે પણ નોંધ લીધી છે

નર્મદા જિલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ આવ્યો છે

જેને કોરોના પોઝીટીવ નોંધાયો હતો

અરવલ્લીમાં પણ બે દિવસમાં પણ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

અપ્રમાણસર સેનીટાઇઝર અંગે ડ્રગ એક્ટ હેઠળ નિયમો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

યુ ટ્યુબ ટ્વીટર અને ફેસબુક જેવા વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા પ્રસારીત થઈ રહેલાં આ સંબોધનમાં શ્રી જીતુ વાધાણી એ જણાવ્યું હતું કે ભારતીય જનતાં પક્ષે અને રાજ્ય સરકાર મોદી સરકારની યોજનાઓને જમીન પર ઉતારીને છેવાળાંનાં માનવી સુધી પહોંચાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છેં

કે આફત માનવ સર્જાત હોય કે ક્રદરતી ભાજપનાં કાર્યક્રરોએ અવીરત સેવા કરી છે

કે કેન્દ્ર્ સરકારની વિવિધ યોજનાઓથી નાગરીકોને પરિચીત કરવામાં સમગ્ર દેશમાં જનસંવાદ રેલીઓ યોજાઈ રહી છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે જનતાં ની સરકાર કેવી હોય છે તે મોદી સરકાર જણાવ્યુ હોય છે

સાંસદ વિનોદ ચાવડાએ કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ કરેલી રજૂઆતને પગલે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા ભુજ અને માંડવી ખાતે ખરીદી શરૂ થઈ છે

દમણ ચુંટણી વિભાગ દ્વારા આજે રાજકિય પક્ષો અને યુંટાયેલા સરપંચ સભ્યો અને વૉર્ડ કાઉન્સીલરો સાથે બૈઠક કરવામાં આવી હતી ડેપ્યુટી કલેક્ટર નિધી સોરોહેના અધ્યક્ષ પદેયોજાયેલી આ બેઠકમાં ભાજપ અને કોગ્રેસ પક્ષના અગ્રણીઓ સહિત ચુંટાયેલા સરપંચો અને વોંડ પાર્ષદ પણ હાજર હતા

આ યુવાનો નિવૃત્ત થઈને માદરે વતન પરત ફરે છે ત્યારે સમાજના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે

આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જૈન મુનિ રાજેન્દ્રગણી મહરાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સેનામાં ફરજ બજાવતા અશોક રાઠવાએ જણાવ્યું હતું કે સરહદ પર સેવા બજાવતી વખતે આ જવાનો આકાશવાણી સમાચાર સાંભળીને ખુશી અનુભવે છે

તેને લીધે આ સોળમી તારીખ મંગળવાર સુધી દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા અને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ કેન્દ્રશાસીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારોમાં ક્યાંક હળવાંથી મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદ થવાંની શક્યતાં છે

આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા સાંબરકાઠા વલસાડ રાજકોટ જામનગર અમરેલી મોરબી બોટાદ ભાવનગર ભરૃચ વગેરે જિલ્લામાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ થવાની પણ આગાહી કરાઈ છે